ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલાઓ સાથેનો અન્યાય કોઈપણ સુસંસ્કૃત દેશ ચલાવી લેશે નહીં તેમણે કહ્યું કે લોકસભાએ મંજૂર કરેલ ત્રીપલ તલાક વિધેયકને રાજ્યસભામાં મંજૂરી મળી શકે નથી પણ મુસ્લીમ મહિલાઓને સામાજિક ન્યાય અપાવવા સમગ્ર દેશ તેમની સાથે જ છે લોકસભા અને વિધાનસભાઓમાં થતી ચર્ચા એ તંદ્દરસ્ત લોકશાહીની નિશાની છે અને આ બાબતનેદેશની રાજકીય સંસ્કૃતિમાં પરિવર્તન લાવનાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીવાજપાઈને અપાયેલી યોગ્ય અંજલિ ગણાવી શકાય તાજેતરમાં સંપન્ન થયેલ સંસદનું ચોમાસુ સત્ર ફળદાઈ રહ્યું તે અંગે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો શ્રીમોદીએ કેરળના નાગરિકોને ફરીથી ખાતરી આપતા જણાવ્યું હતું કે કુદરતી આપત્તીની પળે સમગ્ર દેશ તેમની સાથે છે શ્રી મોદીએ કેરળમાં રાહત અને બચાવ કાર્યમાં નોંધપાત્ર કામગીરી કરવાબદલ સેનાના જવાનોને બિરદાવ્યા હતા આગામી માસે એન્જીનીયર દિવસની ઉજવણી થવાની છે ત્યારે દેશમાં પર્યાવરણને અનુકુળ એવા માળખાઓ બાંધકામ અને ઓછામાંઓછો કચરો ઉત્પન્ન થાય તે બાબતને ટોચની અગ્રતા અપાશે પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા એશિયાઈ રમતોત્સવમાં દેશ માટે ચંદ્રકો જીતનાર ખેલાડીઓની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે આ ચંદ્રકો એ ભારતીય ખેલાડીઓની આકાશને આંબી જનારી કુશળતા અને ક્ષમતા દર્શાવે છે તેમણે બુધવારે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી માત્ર તંદુરસ્ત ભારત વિકસીત અને સમૃધ્ધ ભારતનું નિર્માણ કરવા સક્ષમ છે તેમ જણાવીને શ્રી મોદીએ દરેક નાગરીકને પોતાની તંદુરસ્તી પરધ્યાન આપીને રાષ્ટ્ર ઘડતરમાંમહત્વની ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો

ગયા સોમવારે શ્રીનગરના દશનામી અખાડા ખાતેથી પવિત્ર છડી મુબારક અમરનાથ ગુફા તરફ લઈજવાની શરૂઆત થઈહતી શ્રીનગરથી પહલગામ શેષનાગ અને પંચતરણી સ્થળ ઉપર રોકાણ કર્યા બાદ પહલગામ માર્ગે ગુફા તરફ લઈજવાતી છડી મુબારકની સાથે સાધુ સંતો પણ જોડાયાહતા

આવર્ષે બે લાખ એસી હજારથીવધુ ભાવિકોએ અમરનાથ ગુફા ખાતે શિવના દર્શન પુજા કર્યા હતા જયદીપ વૈશ્નવ સર્વોચ્ચ અદાલત એક મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે છૂટાછેડા અંગે બે પક્ષો વચ્ચે કેસ પાછો ખેંચવા પર સમજૂતી થઈ ગઈ હોય તો અરજી પડતર રહેવા છતાં બીજા લગ્ન માન્ય છે છૂટાછેડાના કેસમાં સમજૂતી બાદ કેસ આગળ ન ચલાવવાનો નિર્ણય થયો હોય તો બીજા લગ્નને સામાન્ય ન ગણી શકાય અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દ્ર લગ્ન કાયદા હેઠળ છૂટાછેડા વિરૂધ્ધ દાખલ અરજી પડતર રહે ત્યાં સુધી બન્નેમાંથી કોઈપણ પક્ષને બીજા લગ્ન કરવાની છૂટ નથી

ત્યારે લખપત તાલુકામાં ચારો ન મળતા પશુપાલકોને હિજતનો વારો આવ્યો છે